ડી એ સરકાર પ્રતિબદ્ધ છે

ચૂંટણી પંચે બી એસ પી

વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા સઘન પ્રયાસો કરી રહ્યા છે

ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ર હમી એપ્રિલ છે

ડી

મોરચો દેશના નાગરીકોની આશા આકાંક્ષાઓ પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે

ડી ન્યુઝને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં એન ડી એ સરકારે લોકોની જરૂરીયાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને આગામી પાંચ વર્ષમાં નાગરીકોની આશાઓ પરિપૂર્ણ કરાશે તેમણે ભારપૂર્વક કહ્યું કે એન ડી એ સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે નાના અને સીમાંત ખેડૂતોને લઘુત્તમ આવકની બાંહેધરી આપવા માટે જ એન ડી એ સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધી યોજના શરૂ કરી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ભારત વેશ્વિક સત્તા તરીકે ઉપસી આવ્યો છે તેમણે કહ્યું કે ભારત બહુજન હિતાય માટે બધા જ સાથે કામ કરવામાં વિશ્વાસ ધરાવે છે

ગઇકાલે ગુજરાતના ભાવનગર જિલ્લામાં મહુવા ખાતે ચૂંટણી રેલી સંબોધતા શ્રી ગાંધીએ દાવો કર્યો હતો કે જો પક્ષ ચૂંટણીમાં જીતશે તો ન્યાય યોજના તરત જ અમલમાં મુકાશે તેમણે મોદી સરકાર દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કર્યો હતો

વી એમ મશીનોને દોષ આપવાની શરૂઆત કરી છે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ગઇકાલે એક રેલીને સંબોધતાં શ્રી શાહે જણાવ્યું હતું કે રાફેલ વિમાન કેસ બાબતે સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદા અંગે શ્રી રાહુલ ગાંધી ખોટું બોલ્યા હતા અને હવે તેમને અદાલતે સ્પષ્ટતા આપવા સમન્સ પાઠવ્યા છે કેન્દ્રની એન ડી એ સરકારની મહત્વની સિદ્ધિઓ અંગે બોલતા શ્રી શાહે જણાવ્યું હતું કે એન ડી

બી સી

ઓડિશામાં તેઓ સંભલપુર અને ભુવનેશ્વરમાં રેલીઓમાં સંબોધન કરશે આ ઉપરાંત તેઓ ભુવનેશ્વરમાં આજે રોડ શો પણ યોજશે શ્રી મોદી છત્તીસગઢમાં ગોરબા અને ભાતાપરા ખાતે રેલીઓમાં સંબોધન કરશે કોંગ્રસના અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેરળમાં એકથી વધુ રેલીઓમાં સંબોધન કરશે

દેવબંધ ખાતે ચોક્કસ ધર્મના લોકોને મત આપવા કરેલી અપીલના કારણે પંચે તેમને નોટીસ પાઠવી હતી આજે સવારે છ વાગ્યાથી આ પ્રતિબંધ લાગુ થયો છે પંચ તેમના પ્રવચનોની સખ્ત શબ્દોમાં ટીકા કરી છે

ચૂંટણી પંચે સુ શ્રી મેનકા ગાંધીના નિવેદનોની સખત શબ્દોમાં ટીકા કરી છે

શ્રી મેનકા ગાંધીએ ચોક્કસ સમુદાય માટે વાંધાજનક નિવેદનો કર્યા હતા

વી એમ

મુખ્ય ચૂંટણી અધિકારી વી

કાંથારાવે ગઇકાલે ભોપાલમાં પત્રકારોને જણાવ્યું હતું કે ચૂંટણી પંચના નિર્દેશ મુજબ આ કાર્યવાહી કરવામાં આવશે

આ મિલ્કતોમાં દિલ્હી પંચકુલ્લા અને સિરસા ખાતેના એક ફલેટ એક નિવાસસ્થાન અને જમીનનો સમાવેશ થાય છે

બી આઈ દ્વારા ચૌટાલા અને તેમના કુટુંબીજનો સામે અપ્રમાણસર મિલ્કતનો કેસ દાખલ કરાયો છે

સત્તાવાર યાદી મુજબ આ અંગેની સમજૂતી ઉપર ગઇકાલે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા